આ કાર્યક્રમ દેશભરના એકસો જિલ્લામાં એકસો દિવસ સુધી ચાલશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતેથી આ કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગની દેશમાં રોજગારી નિર્માણમાં મહત્વની ભૂમિકાનો તેમણે ઉલ્ખ કર્યો હતો દરમિયાન ભુજ ખાતે સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગકારોને સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો કેન્દ્રના કૃષિ રાજ્યમંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ નાના મધ્યમ ઉદ્યોગોના પ્રદાનને મહત્વનું ગણાવ્યું હતું ચન્દ્રવદન પટ્ટણી પંચાયત ભવનનું લોકાર્પણ અછતની પરિસ્થિતિમાં કચ્છની તમામ અપેક્ષા પરિપૂર્ણ કરવા કેન્દ્ર સરકાર તત્પર હોવાની ખાતરી કેન્દ્રના કૃષિ રાજ્યમંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ આપી છે

તેમણે નવા તલાુકા પંચાયત ભવનમાંથી તમામ સેવાઓ સુયોગ્ય રીતે મળશે અને લોકોના પ્રશ્ન હલ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યોહતો આ પ્રસંગે સંસદ સભ્ય વિનોદ ચાવડા માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા માજી ધારાસભ્ય તારાચંદ છેડા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

લક્ષ્મી શારદા અને સરસ્વતી પૂજનનો મહિમા વર્ણવતા પર્વનો પ્રારંભ આમ તો ધનતેરથી થાય છે પરંતુ વર્ષની અંતિમ એવીરમા એકાદશી સાથે પર્વનો ઉમંગ જોવા મળે છે આવતીકાલે રમા એકાદશી અને રવિવારે વાગ બારસ પર્વ ઉજવાશે દરમિયાન અછત મોંઘવારી અને મંદીની આપત્તી વચ્ચે દિવાળીની ખરીદી ધીમે ધીમે વેગ પકડી રહી છે બજારોમાં ગ્રાહોકોને આવકારવા મંડપો ઉભા કરાયા છે તો રાતે બજારોને રોશનીથી ઝળહળતી કરાય છે બીજી તરફ મંદિરમાંપર્વ ઉઝવવા તેયારી ચાલીરહી છે

માંડવીમાં ફટાકડાના દૂષણ સામે જનજાગૃતિ રૂપે રેલી કાઢવામાં આવશે

આજે રાજ્ય તલાટી મહામંડળ અને રાજ્ય સરકાર વચ્ચેની મંત્રણા પછી સરકારે આ નિર્ણય જાહેરકર્યો હતો

તલાટીઓએ પગારવધારા બઢતી વિગેરે માગણીઓ સાથે ગયા મહિને અચોક્કસ મુદતની હડતાળ પાડી હતી

ચન્દ્રવદન પટ્ટણી હથિયારબંધી ચાલુ મહિનામાં યોજાનારા ધાર્મિક પર્વો દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવાના હેતુથી જિલ્લામાં હથિયારબંધી જાહેર કરવામાં આવી છે

જાહેરનામાના ભંગ બદલ કેદ અને દંડની સજાની જોગવાઈ છે ચન્દ્રવદન પટ્ટણી માર્ગ નિયમન દિવાળીના તહેવારમાં બજારમાં ભીડ રહેતી હોવાથી ભુજમાં જુની શાક માર્કેટ મહેરઅલી ચોક અનમ રીંગરોડ છઠ્ઠીબારી રીંગ રોડ વિસ્તારમાં ટ્રાફકીની સમસ્યા સર્જાયછે તેના નિયમનનાભાગરૂપે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ભુજના અંદરના વિસ્તારોમાં વાહન નિયમન જાહેર કરેલ છે કેટલાક માગોને એક માર્ગીય જાહેર કરાયો છે

સેવા સેતુ કાર્યક્રમ કચ્છ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલા ચોથા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત અંજાર તાલુકાના ભુવડ ગામે રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે સેવાસેતુમાં આવતા એક પણ અરજદારનું કામ પડતર ન રહેવું જોઈએ તેવી તંત્રવાહકોને ખાસ ટકોર કરી હતી